બાંગ્લાદેશની બે દિવસની સત્તાવાર મુલાકાતે ઢાકાનાં હઝરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે પહોંચ્યા બાદ શ્રી મોદી રાષ્ટ્રીય શહિદ સ્મારક પહોંચ્યા હતાં વિમાન મથકે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના એ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતનાં રાષ્ટ્ર ગીતની ધૂન વગાડવામાં આવી હતીં આમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી આજે લધુમત્તી સમુદાયનાં પ્રતિનિધીઓ સાથે સંવાદ કરશે ત્યાર પછી આજે બપોરે પરેડ મેદાન ખાતે રાષ્ટ્રીય દિવસની ઉજવણીનાં સમારોહમાં ઉપસ્થિત રહેશે ગઈકાલે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોવિડ બાદ શ્રી મોદીની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા છે આ બાબત ભારત બાંગ્લાદેશના સંબંધોને કેટલું મહત્ત્વ આપે છે તે વાત પૂરવાર કરે છે

વીવીપેટનાં લીધે મતદારને તેને આપેલ મત ક્યાં ઉમેદવારને મળ્યો છે તેની જાણકારી મળતી હોવાથી ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શિ બનશે કોવિડની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને યૂંટણી પંચે એક મતદાન મથકે વધુ માં વધુ એક હજાર મતદારોને મતદાન કરવાની મંજૂરી આપી છે દરેક મતદાન મથક ખાતે પીવાનું પાણી શૌચાલય સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે દરેક મતદાન મથકે પ્રવેશ કરનાર મતદારનું થર્મલ ચેંકીંગ કરાશે

આસામ અને બંગાળ વિધાનસભાની બીજા અને ત્રીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો છે બંન્ને રાજ્યોમાં બીજા તબક્કાની ચૂંટણી પહેલી એપ્રિલ જ્યારે ત્રીજા તબક્કાની ચૂંટણી છઠ્ઠી એપ્રિલે યોજાશે એવી જ રીતે કેરળ તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુદુ ચેરી વિધાનસભાની યૂંટણી છઠ્ઠી એપ્રિલે એક તબક્કામાં યોજાશે કેરળ ચૂંટણી કેરળ વિધાનસભાની ચુંટણીમાં જે મતદારો એંશી વર્ષથી વધુ ઉંમરનાં હોય અને જેઓ મતદાન મથકે જઈને મતદાન કરી ન શકે તેમને મતદાનપત્રકો વિતરણ કરવાની કામગીરી આજથી શરૂ થશે અમારા સંવાદદાતા જણાવે છેકે એંશી વર્ષથી વધુ વયનાં ઉપરાંત કોવિડનાં કારણે ક્વારાન્ટાઈન થયેલાં તથા દિવ્યાંગ મતદારોને પણ મતપત્રકો દ્વારા ઘરેથી મતદાન કરવાની મંજૂરી અપાશે મુખ્ય યૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે તારવી કઢાયેલાં ચાર લાખથી વધુ મતદારોને મતપત્ર દ્વારા મતદાનની સુવિધા અપાશે મતદાન બાદ મતપત્ર એનવલપમાં મૂકીને તરત જ સંબંધીત અધિકારીને આપવાનું રહેશે આ સમગ્ર કાર્યવાહીનું વિડિયો શૂટીંગ થશે સીબીઆઈ દરોડા કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ એ ત્રીસથી વધુ બેંકો સાથેની છેતરપીંડીના મામલે ગઈકાલે દેશભરમાં અનેક જગ્યાઓ પર વિશેષ અભિયાન રૂપે દરોડા પાડ્યા હતાં બેંકોમાં અંદાજે ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયાની છેતરપિંડી સામે આવી છે જેમાં પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન ઓવરસીઝ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ભારતીય સ્ટેટ બેંક આઈ

બી આઈ કેનરા બેંક ઈન્ડિયન બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે અમદાવાદ વડોદરા સુરત સહિત કાનપુર દિલ્હી બેંગલુંરૂ કોલકાત્તા મુંબઈ તથા અન્ય કેટલાંક શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં

ઈમ્ફાલ પહોંચેલાં ઈજાગ્રસ્ત નાગરીકોએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મ્યાંનમારનાં સૈનિકોએ ગઈકાલે તમુ શહેરમાં આડેધડ ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં આઠ જણને ઈજા થઈ હતી આ પૈકી કેટલાંક ઈજાગ્રસ્તો સરહદ ઓળંગીને ભારતમાં ઈમ્ફાલ આવી પહોંચ્યા છે વન ડે પ્રવાસી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે વન ડે મેચોની શ્રેણીની બીજી મેય આજે પ્રણેમાં રમાશે

તો ઇંગ્લેન્ડ વન ડે શ્રેણીમાં ટકી રહેવા પ્રયાસ કરશે તેથી આજની મેચ રસપ્રદ બની રહેશે

મુંબઈ આગ મુંબઈની ભાંડપ ખાતેની કોવિડ હોસ્પીટલમાં ગઈકાલે રાત્રે લાગેલી આગમાં બે વ્યકિતઓનાં મોત થયા છે અને સાત જણા બેભાન થયા છે

અને આગ ઉપર નિયંત્રણ મેળવવાની કામગીરી ચાલી રહી છે બયાવી લેવાયેલાં દર્દીઓને નજીકની ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં લઈ જવાયા છે આગ લાગેલી હોસ્પીટલની બિંલ્ડીંગમાં ફસાયેલી છ વ્યકિતઓને બચાવી લેવાનાં પ્રયાસો અઝિશામક દળનાં જવાનો કરી રહ્યા છે ધટનાસ્થળે પહોંચેલાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર જણાવ્યું હતુ કે હોસ્પીટલમાં લાગેલી આગનું કારણ તથા મોલમાં હોસ્પીટલ ચલાવવાની મંજૂરી કોણે આપી હતી એ બાબતની તપાસ થશે

યુનાઈટેડ આરબ લીસ્ટ પક્ષે પણ યાર બેઠકો જીતી લીધી છે આ પક્ષ શ્રી નેતાન્યાહને સરકારની રચના કરવા સમર્થન આપશે કે કેમ તે બાબત સ્પષ્ટ થઈ નથી

આથી પ્રધાનમંત્રી પદનાં દાવેદાર સરકારની રચના કરવા ગઠબંધન કરવું પડશે

આ ઉપરાંત એક હજાર કારતૂસ સહિત પાંચ એ